બેઠક બાદ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું હતું કે ખેડૂતોની ચિંતા વાજબી છે

તેમને કહ્યું હતું કે અમે પણ ઈચ્છીએ છીએ કે લધુત્તમ ટેકાના ભાવ મજબુત બને એમ એસ પી માં બદલાવ નહિ થાય તો ખેડૂત સંગઠનોએ સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી હતી અને કૃષિ કાયદો રદ્દ કરવા સરકારને આખરીનામું આપ્યું હતું

મુખ્યમંત્રીએ સમગ્ર દેશમાં આવી ઓનલાઇન પદ્ધતિએ કેઇસ લેશ વ્યવસ્થા વિકસાવી ડેવલપમેન્ટ પ્લાન પાસ કરનારૂં ગુજરાત દેશભરમાં પ્રથમ રાજ્ય બન્યું છે

હાથ વારંવાર ધોવો અથવા સેનેટાઈઝર થી સ્વચ્છ કરો અને કોરોનાથી પોતાન્યું અને એ દ્વારા પોતાના પરિવારનું રક્ષણ કરો કલ્પના શાહ અવસાન આકાશવાણી અમદાવાદના ક્ષેત્રીય તાલીમ સંસ્થાના વડા તરીકે સેવા આપી યૂકેલા કાર્યક્રમ વિભાગના નિવૃત આસિસ્ટન્ટ ડાયરેક્ટરશ્રી સાદીક નૂર પઠાણનું અવસાન થયું છે

આકાશવાણીમાં નાટ્ય લેખન અને કાર્યક્રમનિર્માણ ક્ષેત્રે ઉલ્લેખનીય સેવા આપી યૂકેલા શ્રી પઠાણ રેડિયો માધ્યમના એક સારા ટ્રેનર હતા આકાશવાણીના શ્રેષ્ઠ ટ્રેનરનો એવોર્ડ પણ તેમને મળ્યો હતો

બેંકના ગ્રાહકો એ કરેલી ટેકનીકલ ખરાબીની ફરિયાદો મબ્યા બાદ આ આદેશ આપ્યો છે